ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન અંગે મોજણી પ્રરી થયા બાદ વળતર યૂકવવા વિષેની વાત પણ એજન્ડામાં સામેલ હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે કોરોનાનો ફેલાવો રોકવા માટે શિયાળાને ધ્યાનમાં લઈ કયા પગલાં અગમચેતી સાથે લઈ શકાય તેની પણ ચર્ચા થઈ શકે છે

પારેખે ઉપાડયું છે

હવામાન રાજ્યમાં દિવસ રાત્રીના તાપમાનનો મોટો તફાવત હજી બીજા પાંચ છ દિવસ યથાવત રહેશે